કેન્દ્ર સરકારના જનસંપર્ક કાર્યક્રમના બીજા દિવસે નવ કેન્દ્રિય મંત્રીઓ આજે જમ્મુ કાશ્મીરની મુલાકાતે વિદેશમંત્રી એસ જયશંકરે જણાવ્યું છે કે પાડોશી દેશોમાં ભારત પોતાના હિતોનું રક્ષણ કરવા સક્ષમ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલ દિલ્હીમાં યોજાનાર પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં દેશભરના વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકો સાથે સંવાદ કરશે ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે વન ડે ક્રિકેટ શ્રેણીની ત્રીજી અને નિર્ણાયક મેય આજે બેંગ્લુરૂમાં રમાશે

તેઓ લોકોની ફરિયાદો સાંભળવા ઉપરાંત અનેક વિકાસલક્ષી યોજનાઓનું ઉદઘાટન પણ કરશે જમ્મુ કાશ્મીરના લોકોના સર્વાંગી વિકાસ માટે સરકારની નીતિઓના મહત્વનો પ્રયાર કરવા કેન્દ્ર સરકારના વિશેષ જનસંપર્ક કાર્યક્રમનો આ એક ભાગ છે ગઈકાલે કેન્દ્રિય મંત્રીઓ જીતેન્દ્રસિંહ અર્જીન રામ મેઘવાલ અને અશ્વિની કુમાર ચૌબેએ જમ્મુ અને સામ્બા જિલ્લાની મુલાકાત લઈને વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું હતું દરમિયાન ગઈકાલે જમ્મુ કાશ્મીરમાં પ્રી પેઈડ મોબાઈલ સેવા ફરીથી શરૃ કરવામાં આવી છે અને કાશ્મીર ખીણના બે જિલ્લાઓમાં ટુ જી સેવાઓ ફરી શરૃ કરવામાં આવી છે જમ્મુ કાશ્મીરના સત્તાવાર પ્રવક્તા રોહિત કન્સલે કહ્યું હતું કે કેન્દ્ર શાસિત પ્રદેશમાં તમામ સ્થાનિક પ્રિ પેઈડ મોબાઈલ ફોન માટે વોઈસ અને એસ

એસ સેવાઓ ફરીથી શરૃ કરવામાં આવી છે

જયશંકરે જણાવ્યું છે કે પાડોશી દેશોમાં ભારત પોતાના હિતોનું રક્ષણ કરવા સક્ષમ છે ગઈકાલે દિલ્ફીમાં વિદેશ બાબતોની મસલતી સમિતિની બેઠકમાં તેઓ બોલી રહ્યા હતા આ બેઠકમાં પોતાના વિયારો અને વર્તમાન મુદ્દાઓનું વિશ્લેષણ રજૂ કર્યું હતું બીજુ જનતાદળના સાંસદ સસ્મીત પાત્રાએ આ સંવાદને અર્થપૂર્ણ ગણાવ્યો જ્યારે ભાજપના સાંસદ જીવીએલ નરસિંહ રાવે સભ્યો દ્વારા પૂછાયેલાં પ્રશ્નોના જવાબ આપતી વખતે ડૉક્ટર જયશંકરે અપનાવેલી શૈલીના અનેક વિચારોની સ્પષ્ટતાના વખાણ કર્યા હતા આ બેઠકમાં મંત્રાલયના ઉચ્ય અધિકારીઓ અને વિદેશ સચિવ વી

ગોખલે ઉપસ્થિત રહ્યા હતા

એન્ફોર્સમેન્ટ વિભાગે જણાવ્યું છે કે આરોપીઓ સામે કાયદેસર કાર્યવાહી કરવા પૂરતા કારણો હોવાનું અવલોકન અદાલતે કર્યું છે કંપનીના ધરપકડ કરાયેલા ચેરમેન હાલ ન્યાયિક અટકાયત હેઠળ છે

આ કાર્યવાહીમાં મિશ્રા અને તેમના પરિવારજનોના નામે અલ્હાબાદના ટાગોર ટાઉન ખાતે આવેલ પ્લોટ ટાંચમાં લેવાથો છે જેની કિંમત પાંચ કરોડ રૂપિયા આંકવામાં આવી છે

આર નોંધી હતી

આ બેઠકમાં શ્રી પટનાયકે બધા જ અધિકારીઓને સતર્ક રહેવા તથા મહત્વના સ્થળો અને જાહેર સ્થળોએ સલામતી સઘન બનાવવાની સૂચના આપી હતી આ બેઠકમાં આતંકવાદ વિરોધી પગલાં અને સલામતીની વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી

પ્રસાર ભારતીના ચેરપર્સન એ

આ પરિષદમાં અન્ય સભ્યોમાં રાજ્ય સભાના સાંસદ વિનય સફસ્ત્રબુદ્ધે અને સ્વપનદાસ ગુપ્તાનો સમાવેશ થાય છે

દિલ્ફીના તલકટોરા સ્ટેડિયમમાં યોજાનાર આ કાર્યક્રમમાં બે ફજારથી વધુ વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકો ભાગ લેશે પ્રધાનમંત્રી વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરવાની સાથે પરીક્ષાના તનાવથી મુકત રહેવા બાબતે માર્ગદર્શન આપશે પ્રધાનમંત્રીએ વાલીઓને બાળકો પર પોતાના અધુરા રહેલા સપનાઓ પૂર્ણ કરવા દબાણ નહીં કરવાની અપીલ કરાઈ છે

આ વર્ષની વિષય વસ્તુ એકજૂટ અને સતત વિશ્વના ભાગીદાર રાખવામાં આવી છે કેન્દ્રિય વાણિશ્ચ્ય અને ઉદ્યોગ મંત્રી પિયૂષ ગોયલ ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે શ્રી ગોયલ ઓસ્ટ્રેલિયા દક્ષિણ આફ્રિકા રશિયા સાઉદી અરેબિયા સ્વીત્ઝરલેન્ડ કોરિયા અને સિંગાપોરના મંત્રીઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે આ સાથે તેઓ વિવિધ કંપનીઓના મુખ્ય કાર્યકારી અધિકારીઓ સાથે પણ દ્વિપક્ષીય બેઠક યોજશે અને ભારતીય રેલવેમાં રોકાણને વેગ આપવા અને ભારતમાં વૈશ્વિક સંસ્થાકીય રોકાણોનો આકર્ષણ માટેની પરિષદમાં પણ ભાગ લેશે

ગઈકાલે રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પાંચ વર્ષથી ઓછી વયના બાળકોને પોલિયોની રસીના ટીપા પીવડાવી આ વર્ષના પલ્સ પોલિયો કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો

જે અંતર્ગત બધા રાજ્યોમાં આજે સાંજે યાર વાગ્યા સુધી પોલિયો બૂથ ખૂલ્લા રહેશે આ કાર્યક્રમ દેશમાંથી પોલિયો નાબૂદીને ટકાવી રાખવા માટે કેન્દ્ર સરકારના રસીકારક અભિયાનનો એક ભાગ છે

મુખ્યમંત્રી નેફ્યુ રીયોએ એક ટ્વિટમાં પાંચ વર્ષથી ઓછી વર્ષના બાળકોના માતા પિતાને તેમના બાળકોને પોલિયોના ટીપા પીવડાવવાની વિનંતી કરી છે

અગાઉની તારીખે સરસ્વતી પૂજા હોવાથી લોકોનો ભારે વિરોધ થતાં ચૂંટણી પંચે આ ફેરફાર કર્યો છે ઢાંકામાં ગઈકાલે મળેલી યૂંટણી પંચની તાકીદની બેઠકમાં આ નિર્ણય લેવાથો હતો બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં મુખ્ય યૂંટણી કમિશનર કે

હ્ડાએ જણાવ્યું હતું કે લોકોની ધાર્મિક માન્યતાને ધ્યાનમાં લઈને ચૂંટણીની તારીખમાં સુધારો કરવામાં આવ્યો છે બાંગ્લાદેશના સત્તાધારી પક્ષ અવામી લીગ અને બાંગ્લાદેશ નેશનાલીસ્ટ પાર્ટીએ ચૂંટણી પંચના આ નિર્ણયને આવકાર્યો છે

તેમણે આ આરોપોને લોકશાહી પરના સૌથી મોટા હ્મલા તરીકે ઓળખાવ્યા છે

ડેમોક્રેટના સભ્યોએ પ્રસ્તાવની કાર્યવાહી માટે પોતાના મત રજૂ કર્યાના પ્રતિભાવમાં રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની કાયદાકીય ટીમે આ મુજબ પ્રતિભાવ આપ્યો છે

ફિલ્મોના સ્ક્રીનિંગ ઉપરાંત ચિલ્ડ્રન કેસ્ટીવલ ઉપર એક પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે